કેન્દ્રિય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષનાં અંદાજપત્રમાં આરોગ્ય ક્ષેત્રની જોગવાઈઓનાં અસરકારક અમલીકરણ અંગેનાં વેબીનારમાં બોલતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સરકાર અને ખાનગી ક્ષેત્રે સાથે મળીને કોવિડનાં ટેસ્ટ કરાવવા પ્રયોગશાળાઓ ઉભી કરી હતી આ વખતનાં બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે અભૂતપૂર્વ અંદાજપત્રીય ફાળવણી કરાઈ છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે અધતન ટેકનોલોજી સાથે દૂર અંતરિયાળ વિસ્તારોમાં પણ આરોગ્ય સંભાળની સુવિધા વધારવા ઉપર તથા બધા સાથે સંકલન કરીને ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતીને પહોંચી વળવાની તૈયારીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે

કોવિડનાં લીધે આજનો પદવીદાન સમારંભ વરર્યુઅલી યોજાયો હતો

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

પ્રાથમિક અંદાજ મુજબ તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે

હજી એકપણ બેઠક પર કોંગ્રેસ આગળ નથી

બાકીની બેઠકની મતગણતરી યાલી રહી છે

અને બીજી દસ બેઠક પર આગળ છે

જ્યારે પાંચ બેઠક કોંગ્રેસ જીતી લીધી છે હાલ મતગણતરી ચાલી રહી છે ત્યારે આગામી બે કલાકમાં તમામ બેઠકો પર પરિણામ જાહેર થઇ જાય તેવી સંભાવના છે અકસ્માત કર્ણાટક કર્ણાટક સરકારે ચિકકબલપુર ખાતે પથ્થરની ખાણમાં થયેલા વિસ્ફોટની ઘટનાની સીઆઇડી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્માઇએ આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી પછી સીઆઇડી દ્વારા તપાસના આદેશ આપ્યા હતા દરમિયાન કર્ણાટક સરકારે દુઘર્ટનામાં મૃત્યુ પામનારના કુંટુંબીજનોને પાંચ લાખ રૂપિયા વળતર રૂપે આપવાનો નિર્ભય લીધો છે શ્રી બોમ્માઇએ જણાવ્યુ હતુ કે આ દુધર્ટના માટે કસૂરવારને કડક સજા અપાશે

અરૂંધતીએ ઉઝબેકીસ્તાનની સાબીનાને જ્યારે ચાનુએ યુક્રેઈની મારીના સ્ટોઈકો સામે વિજય મેળવ્યા હતાં પુરસ્કાર દિલ્હી નવી દિલ્હીમાં આજે યોજાનાર સમારંભમાં પેટ્રોકેમીકલ અને પ્લાસ્ટીક ઉધોગ ક્ષેત્રે નવકલ્પના અને ટેકનોલોજી માટેનાં રાષ્ટ્રીય પુરસ્કારો અપાશે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડી

સદાનંદ ગૌડા પેટ્રોકેમીકલ તથા પ્લાસ્ટીક ક્ષેત્રે નવકલ્પનાં સાથે સંશોધન કરનારા વૈજ્ઞાનિકો સંશોધકો તથા ઉદ્યોગપતિઓને રાષ્ટ્રીય પુરસ્કારો આપશે બિહાર અકસ્માત બિહારમાં કતીહાર જિલ્લામાં આજે થયેલાં માર્ગ અકસ્માતમાં છ વ્યકિતઓનાં મોત થયા છે અને ત્રણ જણાને ઈજા થઈ છે

આ અકસ્માત કુરસેલા નજીક થયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે મૃત્યુ પામનારા લોકોનાં પરિવારના સભ્યોને સાંત્વના આપી છે ઈજા પામેલાં લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા આપી છે

શહેરી આવાસ બાબતોનાં મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે આ સાથે જ અત્યારસુધીમાં એક કરોડ અગિયાર લાખ આવાસોને મંજૂરી અપાઈ છે

પરંપરાગત ઉદ્યોગો અને કારીગરોને કલસ્ટરમાં સંગઠિત કરવા અને તેમની આવક વધારવા માટે કેન્દ્ર પરંપરાગત ઉધોગોને પ્રોત્સાહન માટેનાં ફંડની યોજનાનો અમલ કરી રહ્યું છે

આસામના ઘેમાજી જિલ્લાના સીલાપત્થર ખાતે ગઈકાલે આયોજિત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કરતાં પ્રધાનમંત્રીએ ડિજિટલ રીતે દેશને ઇન્ડિયન ઓઇલના બોંગાઇગાંવ રિફાઇનરી ડિબ્રુગઢના મધુબન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફાર્મ અને ગેસ કોમ્પ્રેસર સ્ટેશન મફૂમ તિનસુકિયા ખાતે ડિજિટલ રીતે સમર્પિત કર્યું હતું